ફોર્મ ભરવાના અંતિમ દિને ઉમેદવારોનો ધસારો જોવા મબ્યો હતો નેહ્લ ઠક્કર વિશ્વ રેડિયો દિવસ સમગ્ર વિશ્વની સાથે દેશમાં આંતરરાષ્ટ્રીય રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

વેકૈયા નાયડુએ રેડીયો દિવસની બધાને શુભેચ્છા આપીને રેડિયોને માહિતી અનેમનોરંજનનો મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખાવ્યો છે શ્રી નાયડુએ રેડિયો જેવા અસરકારક અનેપ્રભાવી માધ્યમનો ઉપયોગ શીક્ષણ સંસ્કૃતિ સહિત વિવિધ વિષયોનું જ્ઞાન આપવા કરવા અનુ રોધ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયોનેસકારાત્મક અસર કરનાર અને સામાજીક સંબંધો સુ દૃઢ બનાવનાર માધ્યમ તરીકે ઓળખાવ્યું છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશજાવડેકરે રેડિયો દિવસની શુ ભે ચ્છાઓ ટવીટર ઉપર આપતા જણાવ્યું હતું કે રેડિયોનેટવર્કનું વિસ્તરણ સતત થઇ રહયું છે સમાજના વિશાળ વર્ગ સુધી પહોંચ ધરાવતારેડીયોએ આપત્તિના સમયમાં પણ માહિતીના માધ્યમથી નોધપાત્ર કામગીરી કરી છે

જેમાં કોરોનાની ગાઈડલાઈનનું યુસ્ત પાલન કરવાનું રહેશે આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશેજે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસિસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા શાળાઓએ ચાલુ રાખવાની રહેશે કોરોના સંક્રમિત થાય તેવા વિદ્યાર્થી શિક્ષક કે અન્ય સ્ટાફને શાળાએ ન આવવા તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓ શરૂ ન કરવાની સૂ ચનાઓ પણ શિક્ષણ વિભાગના ઠરાવમાં આપવામાં આવી છે વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય દરેક વિદ્યાર્થી શિક્ષકગણ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ ડુુજની અન્ય બાબતોનું પણ પાલન થાય તેની ખાસ તાકીદ પણ કરવામાં આવી છે

પી

શ્રી ત્રિવેદીએ રેલમંત્રી પદ પરથી રાજીનામું આપ્યુ તે પહેલા રેલ્વેના બજેટમાં આઝાદી બાદ પ્રથમ વખત કચ્છને કોય સંલઝ્ન ફેક્ટરી અને એકીસાથે ત્રણ ત્રણ ટ્રેન સેવાઓની ભેટ આપી હતી નેહ્લ ઠક્કર રસીકરણ બીજો દેશમાં આરોગ્ય કર્મીઓને કોવીડની રસીનો બીજો ડોઝ આપવાનો આજથી આરંભ થયો

નેહલ ઠક્કર વ્રજવાણી કથા રાપર તાલુકાના વ્રજવાણી ગામે આજથી નવ દિવસ સુ ધી પ્રખર રામાયણી પ્ર મોરારિ બાપુના વ્યાસાસને રામકથા ચોજાશેબાપુના અંતેવાસી અને કથાના યજમાન અને હાલ મુંબઇ વસતા મૂ ળ લક્ષ્મીપર નેત્રાના પ્રવીણભાઇ તન્નાએ ઉમેર્યું હતું કે કથામાં માસ્ક પહેરવા ફરજિયાત છે જેમની પાસે નહીં હોય તેને અપાશે વ્રજવાણીના અગ્રણીઓએ આ કથા આયોજનને વાગડ વિસ્તાર માટે આનંદનો અવસર ગણાવ્યું હતું આસ્થા ચેનલ પરથી કથાનું રોજ જીવંત પ્રસારણ કરાશે